મંત્રાલયે બેંકોને ભવિષ્યના ઇલેકટ્રોનીક માધ્યમથી કરાતા નાણાંકીય વ્યવહારો પર કોઇ પણ યાર્જ ન લેવા જણાવ્યું છે મંત્રાલયે કહયું છે કે કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ સીબીડીટીએ ગત વર્ષે ત્રીસ ડીસેમ્બરે આ અંગે અધિસુયના જાહેર કરી હતી જે અનુસાર રૂપે કાર્ડ ભીમ યુપીઆઇ યુપીઆઇ કયુઆર કોડ અને ભીમ યુપીઆઇ કયુઆર કોડ ધ્વારા કરાતા વ્યવહારો પર બેંક કોઇ યાર્જ વસુલશે નહી મંત્રાલયે કહયું કે પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ પીએસએસ અધિનિથમમાં એક નવી જોગવાઇ ઉમેરાઇ છે જે અનુસાર ઇલેકટ્રોનીક માધ્યમો ધ્વારા કોઇપણ પેમેન્ટ કરવા કે લેવા પર બેંક અથવા સિસ્ટમ કોઇ ચાર્જ વસુલશે નહી

આપણી જીવન પધ્ધતિમાં પરિવર્તન લાવવાની અને પ્રકૃતિ પ્રત્યે આદર દર્શાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો

મોહનરાવ ભાગવતે કેવી રીતે આપણે અને પ્રકૃતિ પરસ્પર સંકળાયેલા છીએ તેના પર તેનું મુલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું દરમિથાન ગઈકાલે વિશ્વ હિંદુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા કચ્છમાં પણ અનેક જગ્યાએ તુલસી અને પીપડાના વૃક્ષો તેમજ જળપૂજન સાથે પ્રકૃતિ વંદના દિવસ ઉજવવામાં આવ્યો હતો

ગઈકાલે સવારથી દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે રાજ્યના મોટાભાગના ડેમોમાં પાણીની આવક વધી છે તો નદી નાળા છલકાયા છે

વિરલ રાણા વરસાદ ક ચછ જીલ્લામાં ગઈકાલે મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ રહ્યો હતો યાલુ સાલે મેઘરાજાએ કચ્છની ધરતીને રીતસરની તરબતર કરી દીધી છે ત્યારે જેઠ માસથી ચાલુ થયેલી મેઘ સવારી હજી પણ ચાલુ છે